તેમણે કહ્યું કે સાતત્યપૂર્ણ વિકાસ સાથે ગુજરાત માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં મોડેલ બને તેવા આધાર સાથે બજેટ રજૂ થયું છે મુખ્યમંત્રીએ કહ્યું કે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે દરિયાના પાણીને મીઠું બનાવવા આઠ સેલીનેશન પ્લાન્ટનું કામ પ્રગતિમાં છે અને દરરોજ ઉપ કરોડ લીટર પાણી પીવાલાયક શુધ્ધ બને તે માટેનું આયોજન અંદાજપત્રમાં પ્રતિબંધીત થયું છે

કુલ્પના શાહ પાણી મુદ્દે રજૂઆત રાજસ્થાનના પાણી જિલ્લામાંથી વહેતી અને કચ્છના રણમાં વિલીન થતી નદીઓના પાણીને સંગ્રહીત કરવા વિશાળ જળ સરોવર બનાવવા કચ્છના સંસદસભ્ય વિનોદ ચાવડાએ ગઈકાલે લોકસભામાં રજૂઆત કરી હતી શુન્યકાળ દરમિયાન તેમણે કચ્છના પાણીના પ્રશ્ન મુદ્દો ઉપસ્થિત કર્યો હતો તેમણે કહ્યું કે કચ્છ જિલ્લો વરસાદના અભાવે અવારનવાર દુકાળનો સામનો કરે છે તેમણે સરહદી જિલ્લામાં પાણીના સ્રોત ઉભા કરવાની માંગણી કરી હતી તેમણે રાજસ્થાનની લુણી નદી અને બનાસ નદીનું પાણી સંગ્રહીત કરવા સૂચવ્યું હતું શ્રી ચાવડાએ કચ્છમાં નર્મદાના નીર પહોંચાવાડાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો

ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્યના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે મુંદરા સહિત ચાર બંદરો ખાતે એલએનજી ટર્મિનલ ક્ષમતા વધારવા આયોજન છે

કેન્દ્રિય ગૃહમંત્રી બન્યા પછીની તેમની ગુજરાતની પ્રથમ મુલાકાત હોતા તેમનું સ્વાગત કરાશે તેઓ આજે ભાજપના કાર્યકરો આગેવાનો સાથે મિલન યોજશે જયારે આવતીકાલે અમદાવાદમાં નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના પ્રારંભ નિમિત્તે પૂજનવિધી કરશે

એલ

ભારતે આ વિજય સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે

હિન્દ્ર પંચાગ અનુસાર વર્ષમાં ચાર નવરાત્રી આવે છે તે પૈકી માહ અને અષાઢની નવરાત્રી ગ્રપ્ત નવરાત્રી ગણાવાય છે આજથી કચ્છી અને હાલારી નવ વર્ષનો પ્રારંભ થયો છે કચ્છની સદીઓ જૂની પરંપરા મુજબ ચન્દ્રદર્શન સાથે અસાઢી બીજથી કચ્છી નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે આજથી કચ્છી નવા વર્ષ નિમિત્તે જિલ્લા તેમજ જિલ્લા બહાર વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થશે કુલ્પના શાહ હવામાન કચ્છના ચોમાસાની પ્રતિક્ષા વચ્ચે ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે